હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન નર્મદા છોટા ઉદેપુર વલસાડ સુરત ભરૂચ દમણ દાદરા નગર હવેલી સહિત વડોદરા આણંદ પંચમહાલ નવસારી ડાંગ દાહોદ તાપી ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહીસાગર અને સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ અને દિવમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરત તેમજ મધ્ય ગુજરાતના આણંદ ખેડા જીલ્લાના કલેકટરો સાથે કન્ટ્રોલરૂમમાંથી ટેલીફોનીક વાતચીત કરી વરસાદની સ્થિતિની માહિતી મેળવી હતી

સારા વરસાદના પગલે રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મહત્તમ તથા લઘ્રત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી ત્રણ ડિગ્રી ઓછું નોંધાયું છે

આના પગલે દરિયો તોફાની બનશે અને દરિયા કાંઠે ચારથી પાંચ મીટરના મોજાઓ ઉછળે તેવી સંભાવના હોવાથી માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ છે દક્ષિણ ગુજરાતમાં છેલ્લાં ચાર દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે ગઈકાલે પણ વલસાડ અને નવસારીમાં ભારે વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે

તમામ નદીઓ તેની ભયજનક સપાટી વટાવી દેતા પાણી શહેરોમાં ઘુસી ગયા હતા

નદી નાળાઓ ઉભરાતા અનેક લોકોના જનજીવન પર માઠી અસર થઈ છે નર્મદા જિલ્લામાં સતત પાંચ દિવસથી સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તિલકવાડામાં પોણા ચાર ઇંચ સાગબારામાં ત્રણ ઇંચ દેડીયાપાડામાં બે ઇંચ વરસાદ થયો છે

ગીર સોમનાથ જિલ્લાના રાજપરામાં બે ઇંચ જેટલો વરસાદ થયો છે દરિયાના મોજાની થાપટોના લીધે સંરક્ષણ દીવાલ ત્રટી પડતા ત્રણ કાચા મકાનો ધરાશયી થયા હતા સદનસીબે દ્દર્ઘટનામાં જાનહાની થઈ નથી

વન મહોત્સવની સાથો સાથ મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી દાહોદ જિલ્લામાં ગઈકાલે કેન્દ્રીય વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાના વન મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું

ગોઢાણીયા કોલેજ ખાતે યોજાયો હતો વનમહોત્સવ અંતર્ગત પોરબંદર જિલ્લામાં ખાતાકીય અને ડી

વાવેતર થયેલા વ્રક્ષોની જાળવણી કરવી તે માત્ર વનવિભાગની જ નહીં પરંતુ આપણા સૌની જવાબદારી છે

મુંબઈ દિલ્હીથી આવતી લાંબા અંતરની જે ટ્રેનોને ડાયવર્ટ કરાઈ છે તેમાં અમદાવાદ ચેન્નઈ સ્પેશ્યલ ટ્રેન રાજકોટ કોઇમ્બતુર ઇન્દ્રોર ગાંધીનગર શાંતિ એક્સપ્રેસ ટ્રેનોનો સમાવેશ થાય છે વરસાદની અસરથી વિમાની સેવાને પણ અસર પડી છે

જ્યારે સ્પાઇસ જેટની બેંગલોર અમદાવાદ ફલાઇટ રદ કરાઈ હતી રાજકોટમાં શ્રી રામક્રષ્ણ આશ્રમ ખાતે રાષ્ટ્રીય પરિસંવાદ યોજાઈ ગયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોકલેલા સંદેશામાં જણાવ્યું છે કે તેમની સરકારનો આદર્શ એક ભારત શ્રેષ્ઠ ભારત અને નવા ભારતના નિર્માણનો અભિગમ સ્વામી વિવેકાનંદના શ્રેષ્ઠ વિચારો પર આધારિત છે

યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગીની રાજે ગાયકવાડે પરિસંવાદનું ઉદઘાટન કરતાં સ્વામી વિવેકાનંદે વિશ્વ બંધુત્વ અને આદર્શ સમાજ જીવન અંગે દર્શાવેલા વિચારો આજે પણ પ્રસ્તુત છે તેમ જણાવીને વિવેકાનંદના વિચારોની વિસ્તૃત છણાવટ કરી હતી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાઓના સ્થાને કુદરતી પદ્ધતિથી ખેતી કરવા અનુરોધ કર્યો છે અમદાવાદના સ્વામીનારાયણ ગુરૂકુળ વિશ્વ વિદ્યા પ્રતિષ્ઠાનમ એસ

ખાતે જ્ઞાન સત્ર અંતર્ગત ગૌરી પ્રજનના કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યૂં કે અક્ષરજ્ઞાનથી લઈને બૈદ્વિક અને આધ્યાત્મિક વિકાસની સાથે વિજ્ઞાન તથા ટેકનોલોજીના સમન્વય સાથેનું વ્યક્તિના સર્વાંગી વિકાસનું શિક્ષણ ગુરૂકુળ આપી શકે છે

ગાંધીધામમાં રમાઈ રહેલી ત્રીજી ગુજરાત રાજ્ય રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ટોચનો ક્રમાંક ધરાવતી ફેનાઝ છીપીયા નામ્ના જયસ્વાલ કૌશા ભૈરાપુરે તથા દિત્યા ગોહિલે સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે ફેનાઝ છીપીયાએ નેત્રી દવે સામે નામ્ના જયસ્વાલે પૂર્વાશી આચાર્ય સામે કૌશા ભૈરાપુરેએ ચાર્મી પટેલ સામે જ્યારે દિવ્યા ગોહિલે ક્વીશા પારેખ સામે વિજય મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું આ ઉપરાંત ભવ્યા નિત્યા જયસ્વાલે મીલી તન્નાને વિધિ ઉપાધ્યાયે એન્જલ પાર્કરને એફ કાદરીએ પૂર્વા નીંબાળકરને અને પ્રાર્થના પરમારે હેત્વી રાવલને પરાજ્ય આપીને સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે પવિત્ર શ્રાવણ માસના આજે પ્રથમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર સહિત રાજ્યના નાના મોટા શિવાલયોમાં મહારૂદ્રાભિષેક શિવ સૂત્ર સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે શ્રાવણના પ્રથમ સોમવારને ધ્યાનમાં રાખીને સોમનાથ મંદિરના દ્વારા આજે સવારે ચાર વાગે ખૂલ્યા દરેક યાત્રીકો તેમજ ભાવિકો સોમનાથ દાદાના દર્શન કરી શકે તે માટે ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે

આમ તો શ્રાવણ માસમાં આખો મહિનો ભક્તોના ઘોડાપુર જોવા મળે છે પરંતુ સોમવારે શિવ મંદિરોમાં ભક્તો વિશેષ પૂજા અર્ચના કરે છે ભક્તો આ મહિનામાં ઉપવાસ એકટાણાં જેવા તપ કરે છે આ પવિત્ર શ્રાવણ માસમાં રક્ષાબંધન સામા પાંચમ સાતમ આઠમ જેવા તહેવારોની પણ શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરાશે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં લોક મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે